પ્રણાલી શરૂ કરાઇ છે તે રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે

આ ઉપરાંત બે પોર્ટેલનો પણ શુભારંભ કરાવ્યો હતો જેમાં જાતિય ગુનાની તપાસ પર દેખરેખ રાખતી પ્રજ્ઞાલી અને સલામત શહેર યોજનાના અમલીકરણ ઉપર દેખરેખ રાખતા પોર્ટેલનો સમાવેશ થાય છે નેહ્લ ઠક્કર અંદાજપત્ર સત્ર નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રીશ્રી નીતીન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષના પ્રથમ ચાર માસ માટેનું લેખાનુદાન રજૂ કર્યું છે અંદાજપત્રમાં વિવિધ વિકાસલક્ષી જાહેરાત કરવામાં આવી છે

અમરેલીભાવનગરપોરબંદરગીર સોમનાથદેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં ડી સેલીનેશન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિદાસ જયંતી નિમીત્તે લોકોને શુભેચ્છાઓ આપી છે પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે સંત રવિદાસ ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન માટે જાણીતા હતા અને તેમણે શાંતિસદ્દભાવ તથા ભાઇચારાનો સંદેશ માનવજાતિને આપ્યો હતો

શ્રી મોદીએ આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી

સરહદ પર અને સરહદની સામેપારની સ્થિતિ સામાન્ય હોવાનું પણ સલામતી એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે

મિશ્ર ઋતુના થઈ રહેલા અનુભવ વચ્ચે ગઈકાલથી પવનની ઝડપમાં પણ વધારો થયો છે જોકે ફરી તાપમાન નીચુ ઉતરે તેવી શક્યતા ન હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે

આગામી એક બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે